વિરોધીઓ પર આકરા પ્રહારો કરતાં મોદીએ કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો મોદીએ એવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો કે અત્યાર સુધી રાજસ્થાનની જનતા એક વખત ભાજપને મોકો આપતી અને એક વખત કોંગ્રેસને પરંતુ આ વખતે આ પરંપરા બદલી જશે આ વખતે રાજ્યમાં ફરી ભાજપ જ આવશે મોદીએ ત્રણ તલાક અને સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને વિપક્ષનાં નિવેદનોનો વિરોધ કર્યો હતો મોદીએ કહ્યું કે અમને જૂઠું બોલવાની આદત નથી અમને તો સર્વ જન હિતાય સર્વ જન સુખાય માટે કામ કરવાની આદત છે

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમ્રક લોકો એક જ પરિવારની પરિક્રમા કરીને પોતાની રાજનીતિ ચમકાવવામાં લાગ્યા છે

હવે કોઈપણ હાલતમાં અહીં તેઓને જોવાનો કોઈ મોકો આપવાનો નથી એમ મોદીએ કહ્યું હતું

નવીદિલ્હીમાં ભારત રશિયા વ્યાપાર સંમેલનને સંબોધિત કરતા શ્રી પ્રભુએ જણાવ્યું હતું કે બંને દેશો પાસે પેટ્રોલિયમ સોનુ અને હિરા ઈમારતી લાકડ઼ દવા ખેતી વિજળીનું ઉત્પાદન વિમાન રેલવે અને લોજીસ્ટીક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનો ઉત્તમ અવસર છે સંમેલનમાં રશીયાના આર્થિક વિકાસ મંત્રી મેગેઝીન ઓરેસીકનએ જણાવ્યુ હતું કે રશિયા ભારત સાથે આર્થિક સહયોગ વધારવાની નીતિ તૈયાર કરી રહ્યું છે આ નવી પ્રણાલી ભારતમાં રશિયાનું રોકાણ વધારવા માટે પહેલેથી બનાવાયેલી રશિયન ડેસ્ક સિવાયની પ્રણાલી હશે નેહલ ઠક્કર નાણામંત્રી નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે ચાલુ ખાતાની ખાધ ઓછી કરવા અને વિદેશી ચલણની આવક વધારવા કેટલાક વધુ પગલા વિચારાઈ રહ્યા છે નવી દિલ્હીમાં એક સંમેલનમાં બોલતા તેમણે એમ પણ કહ્યું હતું કે આગામી દસ વીસ વર્ષમાં ભારતીય અર્થ તંત્રના વિકાસ માટે વિશાળ તકો પડેલી છે શ્રી જેટલીએ ઉમેર્યું હતું કે દુનિયાનામોટા ભાગના ચલણો ડોલર સામે નબળા પડી રહ્યા છે અને તે વૈશ્વિક વલણ છે વર્તમાન વૃધ્ધિદર એક કે બે દાયકા સુધી જાળવી રાખવાની ભારતની ક્ષમતા યોગ્ય અને નિશ્ચિત છે

લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજન આ પરિષદમાં આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની સાથે સમવારે ભાગ લેશે સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ સુશ્રી મહાજન આ પરિષદની સાથે યોજાનાર અધ્યક્ષના સંશોધન પહેલાના ઈશાન ચેપ્ટરનું વિધિવત ઉદઘાટન કરશે ચાર દિવસ ચાલનારી પરિષદમાં બે દેશો વચ્ચેનો સંપર્ક આર્થિક વિકાસ કૌશલ્ય વિકાસ સહિત અન્ય મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાશે

એક સત્તાવાર નિવેદનમાં નવી દિલ્હીમાં જણાવવામાં આવ્યું છે કે શ્રી શર્મા અમનદીપગીલનું સ્થાન લેશે તેઓ હાલ વિદેશ મંત્રાલયમાં સંયુક્તસચિવ તરીકે કાર્યરત છે

શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આવેલી સીબીએસસી તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે તા

શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીને આ અંગેની સૂચનાઓનો રાજયવ્યાપી અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે

જનરલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં જરૂરિયાતમંદ દર્દી ઉપર કીકી પ્રત્યારોપણની ચાર સફળ શસ્ત્રક્રિયા કરાતા તેમને નવી રોશની મળી હતી કોઈવ્યક્તિએ કરેલા ચક્ષુદાન થકી ચાર દ્રદીઓ ઉપર કીકીનું આરોપણ કરવામાંઆવતાતેમને નવજીવન પ્રાપ્ત થયું હતું ગુજરાત અદાણી ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાઈન્સ દ્વારા સંચાલિત હોસ્પિટલના આંખ વિભાગના વડા ડો કવિતા શાહના જણાવ્યા મુજબ આંખમં ફુલુ પડવુંમોતિયાની શસ્ત્રક્રિયા પછી કીકીમાં નબળાઈ આવી જવીકીકીનો કલર બદલાઈને સફેદ થઈ જવો અથવા તો ઈજ્જાને કારણે કીકીમાં નુકશાન થતું જણાય તેવા કિસ્સામાૃ પણ ઓપરેશન કરી નવીકીકી બેસાડી આપવામાં આવે છે જેથી દર્દીની આંખની રોશની યથાવત રહે છે